રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે

સુરત જિલ્લો કોરોના વાયરસ સંક્રમણનો નવો હોટ સ્પોર્ટ બન્યો છે

જ્યારે અમદાવાદ જિલ્લામાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે સાંસદ મિતેષ ભાઈ પટેલ ખાસ ફરજ ઉપરના સચિવ સંદીપ કુમાર કલેકટર આર જી

ઓ આશિષ કુમારે અંજલી હોસ્પિટલની ગઇકાલે હોસ્પિટલની મુલાકાત લઈ તેને કાર્યરત કરી હતી જિલ્લા કલેકટર આર

ગોહિલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં ઉભી થતી સ્થિતિને ધ્યાને લઈ આ નિર્ણય લીધો છે

સગવડ વાળા છે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવીએ જણાવ્યું છે કે ટોસીલીઝ઼મેબ અને રેમેડેસિવિર ઇન્જેકશનનો દુરુઉપયોગ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સુરત કલેકટર કચેરી ખાતે પત્રકારો સાથેની વાતચીતમા જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને ટોસીલીઝ્રમેબ ઇન્જેકશન આપવા ત્રણ ડોક્ટરોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેની ભલામણ અનુસાર દર્દીઓને ઈન્જેકશન આપવામાં આવશે સુરત શહેર જિલ્લામાં કોરોનાના વ્યાપને રોકવા નવતર પહેલનો ઉલ્લેખ કરતાં અગ્રસચિવે જણાવ્યું હતું કે આરોગ્ય સેતુની સાથે ઇતિહાસ મોડેલનો અમલ થશે

જેના આધારે આ વિસ્તારને ટાર્ગેટ કરીને સઘન યકાસણી કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહેસૂલ વિભાગમાં એક જનહિતકારી નિર્ણય લેવાયો જેમાં કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજીયાત કરી છે આથી દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત છે ખોટી રીતે છેતરપિંડીની પ્રવૃત્તિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવામાં આવેલ છે જો ઘરે બેઠાં નોંધણી કરવાની હોય તો આઈ ગરવી પોર્ટલ પર નોંધણી તેમજ પેમેન્ટ પણ કરી શકાશે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ગઇકાલે સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમિક્ષા બેઠક યોજી બેઠકમાં શ્રી રૂપાણીએ માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઇથી અમલ કરવા અધિકારીશ્રીઓને સુચનાઓ આપી હતી અમારા સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું

જિલ્લા કલેકટર રેન્જ ડિ

જી જિલ્લા વિકાસ આ બેઠકમાં અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

કુંટુંબની યોજનાની તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારીનાં સૂત્ર સાથે કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં જાગૃત્તિ કેળવાય તે અંતર્ગત જિલ્લા તથા તાલુકામાં તેને લગતાં વિષયો પર પ્રવૃત્તિઓ કરાશે

જનરલ હોસ્પીટલ ખાતે કેમ્પ માધ્યમથી કાયમી અને બિન કાયમી કુંટુંબકલ્યાણ પધ્ધતિનો મોટા પાયે લાભ અપાશે

મટીરીયલ્સનું વિતરણ અને સ્કાલપેલ વાઝેકટોમી ઉપર ભાર મૂકીને પુરૂષ ભાગીદારી વધારવા પ્રયત્નો કરાશે

સુરત લાજપોર જેલમાં અનોખી પહેલરૂપે સૌપ્રથમવાર ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેલમાં સજા ભોગવતા બંદીવાન અટકી પડેલો અભ્યાસ મેળવવા ઇચ્છતા હોય તેમને ઓનલાઈન શિક્ષણ જેલમાં પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા છે સુરતની શિક્ષણસંસ્થા પી

સવાણી ગ્રુપે કેદીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવાસ ફેલાવવાની તૈયારી દર્શાવીને અનોખી વ્યવસ્થા ઉભી કરી છે ઓનલાઈન શિક્ષણ થકી બંદિવાનોના માનસપટલ ઉપર હકારાત્મકતાના વિયારો ઉદ્દભવે અને જેલમુક્ત થયા બાદ તેઓ સભ્ય સમાજમાં પોતાની જાતનું પુનઃસ્થાપન કરે એવી સવાણી ગૃપના મહેશભાઈ સવાણીએ આશા વ્યકત કરી હતી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી અને સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિન નિમિત્તે વિશેષ ઉજવણી રાખવામાં આવી છે મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા આરોગ્ય કચેરી ઓલપાડ ખાતે વર્કશોપનું આથોજન કરવામાં આવ્યું હતું

દરમિયાન હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતો ગુજરાત આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાથી ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો પોતાની અરજી તા

આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારક કરતા તમામ ખેડૂતોને મળવા પાત્ર રહેશે ફળ શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણવેરોને વિના મૂલ્યે છત્રી શેડ કવર પૂરા પાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રોડની સાઇડમાં ઊભા રહી ફળ શાકભાજી કે ક્રલપાકોનું વેચાણ કરતાં લારી ધારક ફેરીયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્યે છત્રીનું વેયાણ કરવામાં આવશે આ યોજના અંતર્ગત કુટુંબદીઠ પુખ્તવયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી બાદ તે અરજી નકલ રહેઠાંણ અને ઓળખાણના સહિતના જરૂરી દસ્તાવેજો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે યુ જીસીની ગાઈડલાઈન પ્રમાણે જીટીયુના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની વૈકલ્પિક જવાબો સાથેની પરીક્ષા લેવાશે જો વિદ્યાર્થી કોઈ કારણસર ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા આપી શકતા નથી તો તેમની સ્પેશિયલ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે તાજેતરમાં જ યુજીસીએ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન બાબતે દરેક યુનિવર્સિટીઝને મંજૂરી આપી છે

વિદ્યાર્થીઓ મોબાઈલ ટેબ્લેટ અને લેપટોપ જેવા ડિજીટલ ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષા આપી શકશે